રાજયસભાએ આજે આ વિધેયકને મંજૂરી આપી દીધી છે જયારે લોકસભામાં ગયા સત્રમાં આ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું

જેમાં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષને ટ્રસ્ટીપદેથી દૂર કરવાની જોગવાઇ છે વિઘેથકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જયારે લોકસભામાં વિરોધપક્ષના નેતા હોય નહીં ત્યારે સૌથી મોટા વિરોધપક્ષના નેતા ટ્રસ્ટી બનશે વિધેયકમાં જોગવાઇ અનુસાર કેન્દ્ર સરકાર ટ્રસ્ટીને કોઇપણ કારણ દર્શાવ્યા વગર સમયમર્યાદા પહેલાં દૂર કરી શકશે વિધેયક પર યર્યાનો જવાબ આપતા સાંસ્ક્રતિમંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે આમાં કોઇ રાજનીતી નથી તેમણે કોંગ્રેસે પક્ષ ટ્રસ્ટી તરીકે પોતાના અધ્યક્ષને દૂર કરવાની બાબત ના વિરોધ સાથે પ્રશ્ન ઉઠાવ્યો અને જણાવ્યું કે લોકો દ્વારા ચૂંટાયેલા નેતા આ પદ સંભાળશે શ્રી પટેલે કહ્યું કે સરકારનો ઉદ્દેશ એવું સ્મારક બનાવવાનો છે કે જેનાથી આવનારી પેઢી શહીદોના બલિદાનને થાદ કરે

આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ડાબેરીપક્ષોના સાંસદ આમ આદમી પાર્ટી અને કેટલાંક કોંગ્રેસના સભ્યોએ સાથે મળી આ મુદ્દાઓને ગૃહમાં ઉઠાવવા માંગતા હતા પરંતુ અધ્યક્ષ વેંકૈયા નાયડુએ સંમતિ આપી નહોતી જેના કારણે આ સાંસદોએ હોબાળો કરતાં અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી જેએનયુના વિદ્યાર્થીઓ ફી માં વધારો અને છાત્રાલયના નવા નિયમોના મુદ્દે વિરોદ પ્રદર્શન કરી રહ્યા છે

કોંગ્રેસના સભ્યોએ જેએનયુ મુદ્દે અને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા વ્યવસ્થા દૂર કરવાના મુદ્દે ચર્ચા કરવા માટે પ્રશ્નકાળ સ્થગિત કરવાની માંગણી કરી રહ્યા હતા

ડીએમકેના સભ્ય આઇઆઇટી મદ્રાસમાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થી માટે ન્યાયની માંગણી કરી રહ્યાં હતાં

વિઘેયકમાં સરોગેસીને વેપારી ધોરણે ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની જોગવાઇ છે પરંતુ કોઇપણ સ્વાર્થ વગર સરોગેસીને મંજૂરી અપાશે

વિધેયક રજૂ કરતા આરોગ્યમંત્રી ડોકટર હર્ષવર્ધને કહ્યું કે ભારત તાજેતરના વર્ષોમાં સરોગેસીના કેન્ત્ર તરીકે ઉભરી આવ્યું છે

તેમણે કહ્યું કે આ વિધેયકથી સરોગેસી આપનાર માતા અને જન્મનાર બાળકોના શોષણને રોકવામાં મદદ કરે છે

ફર્ષ વર્ધનને આજે રાજ્યસભામાંથી ત્રણ વિધેયક પરત લીધા છે

હવે તેનો ઉદ્દેશ્ય તમામ નાગરીકોને જીવનને સરળ બનાવવા સુધારો કરવાનું છે આજ રાષ્ટ્રપતિભવનમાં ભારતીય ટેકનોલોજી સંસ્થાન રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થા અને આઇઆઇઇએસટી ના નિયામકોના સંમેલનના સમાપનસત્રને સંબોધન કરતા શ્રી કોવિંદે વિશ્વાસ વ્યકત કર્યો કે આઇઆઇટી અને એનઆઇટી જેવી સંસ્થાઓ ઔદ્યોગિક રૂપે નાગરિકોને જીવનને સરળ બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે

નવી દીલ્ફીમાં સતત વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આરોગ્ય ઉત્પાદનો સુધી પહોંચવા અંગે વૈશ્વિક સંમેલનમાં આરોગ્યમંત્રી ડૉ

તેમણે કહ્યું કે યુવાનોની ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે શ્રી મુર્મુ ગઇકાલે ગાન્ડરબલના મનીગામમાં પોલીસ પ્રશિક્ષણ કોલેજમાં યોજાયેલા યૌદમા બેસીક ભરતી પ્રશિક્ષણ બેચની પાસિંગ આઉટ પરેડ ને સંબોધન કરી રહ્યા હતા

આ આંકડા જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રે જાહેર કર્યા છે

કિશન રેડ્ડીએ કહ્યું કે સરકારે હાલમાં જમ્મુ કાશ્મીરના પર્યટકો માટે કોઇ એડવાઇઝરી જાહેર નથી કરી

આ આઇઇડીને આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યો હોવાની આશંકા છે ખૂબ જ બસ્ત ટ્રાફિકવાળા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર થોડા સમય માટે વાહનોની અવરજવર રોકી દેવામાં આવ્યો હતો આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને શોધ અભિયાન ચાલી રહ્યું છે